ગુજરાતમાં રાજભવનથી તેનો શુભારંભ થશે

વિગતવાર સમાચાર પહેલાં સાંભળીએ કોરોના અંગેનો આ સંદેશ

ગઈકાલે વીડિયો માધ્યમથી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં શ્રી મોદીએ કોરોનાના વધી રહેલા કેસોની સંખ્યા ઘટાડવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવાની જરીરિયાત પર ભાર મૂક્યો છે તેમણે રાજ્યોને યુધ્ધના ધોરણે પ્રયાસો કરવા જણાવ્યું

બેઠકમાં શ્રી મોદીએ રસીકરણ અભિયાન અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી ગુજરાતે કોવિડના સંક્રમણને રોકવા ટેસ્ટીંગ ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટની વ્યૂહરચના ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને રાજ્યમાં દરરોજ સરેરાશ એક લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે પ્રધાનમંત્રી સાથેની રાજ્યના મુખ્યમંત્રીઓની વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યુ હતું

આ બેઠક દરમિયાન કેન્દ્રીય આરોગ્ય સચિવે ભારતના રાજ્યોની કોવિડની કામગીરી બાબતે રજૂ કરાયેલ પ્રેઝન્ટેશનમાં ગુજરાત આરોગ્ય કર્મીઓ તથા કોવિડના અગ્રીમ હરોળના યોદ્ધાઓના રસીકરણ ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રીમ હરોળમાં હોવાનું જણાવ્યું હતું આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ તથા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ પણ જોડાયા હતા રાજયના નાગરિકોને કોરોનાની સારવારમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજયસરકાર પ્રયત્નશીલ હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં ગઇકાલે ઉચ્યસ્તરીય બેઠક યોજાઇ ગઈ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજયભરમાં પ્રથમ ફેઈઝ વેળાએ જે વ્યવસ્થાઓ કરાઈ હતી એ તમામ વ્યવસ્થાઓ પૂર્વવત કરી દેવાઈ છે સિવિલ મેડિસીટીમાં આવેલી વિવિધ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે પથારીની સંખ્યા વધારવામાં આવી છે આ ઉપરાંત રાજયના ખાનગી નર્સીંગ હોમને કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર આપવા સૂચનાઓ અપાઈ છે

શ્રી પટેલે કહ્યું કે રેમડીસીવર ઈન્જેકશનને લીધે રોકાયેલ પથારીઓ ઓછી કરવા અને ઈન્જેકશન આપવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા છે

ગુજરાતમાં રાજભવનથી તેનો શુભારંભ થશે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે કૃષિ લાયક ભૂમિની ગુણવત્તા ઉપર ભાર આપતા જણાવ્યું છ કે ભૂમિ સુપોષણ અત્યંત આવશ્યક છે ભૂમિસુપોષણ જનજાગરણ રાષ્ટ્રીય અભિયાન સંદર્ભે યોજાયેલા એક વેબિનારમાં રાજ્યપાલ શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી અને ઝેરી જંતુનાશકોના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે ત્યારે ફળદ્રુપતા જાળવવા અને પોષક તત્વોની પૂર્તિ માટે પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર અકસીર ઉપાય છે તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી દેશી ગાયનું સંવર્ધન થાય છે તેમજ જળ જમીન અને પર્યાવરણનું રક્ષણ થાય છે અને ખેડૂતોની આવક વધે છે વેબિનારમાં આર્ય વિદ્યામંદિર રાજકોટના શ્રી પરત્માનંદ સરસ્વતી અન્ય સંતો તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એકઝ્યુકિટીવ કમિટિ મેમ્બર વી ભાગૈયાજી તથા ગૌ સેવા ગતિવિધિના સંયોજક અજીત પ્રસાદજી મહાપાત્રે આ સંદર્ભે વિયારો વ્યક્ત કર્યા હતા

ગુજરાત જાહેર સેવા આયોગ જી પી એસ સી એ એપ્રિલ માહિનામાં યોજનારી બધી પ્રિલિમિનરી પરીક્ષાઓ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસાએ ગઇકાલે ટ઼વિટર પર જણાવ્યું હતું કે કોરોનાની હાલની પરિસ્થિતીના કારણે વિદ્યાર્થીઓએ તરફથી કરાયેલી રજૂઆતના પગલે આ નિર્ણય કરાયો છે

પી

ગયા વર્ષે કોવિડના કારણે સંયુક્ત આરબ અમીરાતમાં રમાઈ હતી આ વર્ષે કડક સુરક્ષા પ્રોટોકોલ વચ્ચે રમાશે

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરેડાઈ ગામે બે દિવસ માટે લોકડાઉન જાહેર કર્યું છે જોકે આવશ્યક સેવા ચાલુ રહેશે પાટણ જિલ્લા પોલીસ વડાએ શહેરના બગવાડા દરવાજા હિંગળા યાચર ત્રણ દરવાજા થઈ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ય કરી લોકોને સરકારની ગાઇડલાઈનનું યુસ્તપણે અમલ કરવા અપીલ કરી હતી દેવભૂમિ દ્વારકામાં કોરોના સંક્રમણના પગલે વેપારી મંડળ દ્વારા બપોરે ચાર પછી તમામ દુકાનો બંધ રાખવાનું જાહેર કર્યું છે જોકે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે